તેમણે કહ્યું કે આજે આ સ્પર્ધાનો જ નહિ પણ આવતીકાલના રમતજગતના નવા અધ્યાયનો પણ આરંભ થઇ રહ્યો છે

આજે નવી દિલ્હીમાં સર્વોચ્ય અદાલત દ્વારા આયોજીત બે દિવસીય આંતરરાષ્ટ્રીય ન્યાયતંત્ર પરિષદમાં તેઓ બોલી રહ્યાં હતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સામાજીક પરિવર્તન માટે કાયદોએ મુખ્ય આધાર છે અને વ્સવસ્થામાં કોઇ પણ પરિવર્તન એ કાયદા મુજબ અને તાર્કિક રીતે હોવુ જોઇએ શ્રી મોદીએ કહ્યું કે ન્યાયએ સર્વોપરી છે અને દેશના નાગરિકોને ન્યાય અને ન્યાયતંત્રમાં દ્રઢ વિશ્વાસ છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે તેમની સરકારે કાલબાહ્ય થયેલા દોઢ હજાર જેટલા કાયદાઓ નાબુદ કર્યા છે તેમજ ત્રિપલ તલાક સહિત સાંમપ્રત જરૂરિયાત મુજબ નવા કાયદા પણ ઘડયા છે સર્વોચ્ય અદાલતે આયોધ્યા જમીન વિવાદ કેસમાં આપેલા યૂકાદાના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતુ કે આ અગાઉ મંત્રણાઓના ઘણા દોર યોજાઇ ગયા હતા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એસ

બોબડેએ જણાવ્યું હતુ કે બંધારણે મજબૂત અને સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા આપી છે અને ભારતે હંમેશા તેની મૂળ ભાવના સાચવવાની ખેવના રાખી છ કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતુ કે લોકશાહીમાં લોકપ્રિયતા અને વિરોધ બંન્ને આવકાર્ય છે પણ જ્યારે લોકપ્રિયતા બંધારણીય જનાદેશ ઉપર હાવી થવાનો પ્રયાસ કરે છે ત્યારે સમસ્યા ઉભી થાય છે

આ પ્રતિનિધિ મંડળમાં વાણિશ્યમંત્રી વિલ્બર રોશ ઉર્જામંત્રી ડેન બ્રાઉલેટી રાષ્ટ્રીય સલામતી સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન અને વરિષ્ઠ સલાહકાર સ્ટિફન મિલરનો સમાવેશ થાય છે રાષ્ટ્ર પ્રમુખના સલાહકાર અને તેમના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને ઈવાન્કાના પતિ જે કુશનર પણ ભારત આવવાના છે અમેરિકાના ભારત ખાતેના રાજદૂત કેન જસ્ટર પ્રતિનિધિ મંડળ સાથે ફરશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની આ મુલાકાત બંન્ને દેશોના ગાઢ દ્વિપક્ષીય સંબધોનો પરીયય આપે છે

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ હેઠળ યોજનારા રોડ શોમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક જ મંચ પર નિહાળવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યમાં કે અલગ અલગ રાજ્યોનાં લોકો આ કાર્યક્રમના સાક્ષી બનવા માટે શહેરમાં પહોચવાની શરૂઆત કરી દીધી છે

સત્તાવાર સૂત્રોના જણાવ્યાં મુજબ આ પ્રસંગે આગ્રામાં ભારતના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે નહિં તેમજ સત્તાવાર કાર્યકર્મ પણ યોજાશે નહિ જોકે પ્રધાનમંત્રી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના માનમાં સોમવારે અમદાવાદમાં યોજાનાર જાહેર અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે આગામી મંગળવારે બંન્ને અગ્રણીઓ દિલ્ફીમાં સત્તાવાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પક્ષ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું છે કે ભારતનું ગૌરવ વિશ્વમાં વધે તેનાથી કોંગ્રેસને ખુશી થતી નથી શ્રી પાત્રાએ ટ્રમ્પની આ મુલાકાતને ભારત અમેરિકા સંબધોમાં સિમા ચિહ્નરૂપ ગણાવી છે

અધિક સત્ર ન્યાયધિશ ધર્મેન્દર રાણાએ અરજી નકારી કાઢી હતી અરજદારે જણાવ્યું હતુ કે વિનયકુમાર શર્માના માથામાં ઇજા થઇ છે અને જમણા હાથમાં ફેક્ચર થયું છે તિહાર જેલના સત્તાવાળાઓએ અરજદારના દાવાને સત્યથી વેગળા ગણાવીને જણાવ્યું હતુ કે સીસીટીવીના કુટેજ પરથી સ્પષ્ટ થાય છે કે અરજદારે જાતે જ પોતાને ઇજા પહોયાડી હતી અને તે કોઇપણ માનસિક રોગથી પિડાતો નથી જેલ તરફથી અદાલતમાં આવેલા મનોચિકિત્સકે જણાવ્યું હતુ કે ચારે કસુરવારોનું દરરોજ ચેકઅપ થાય છે અને તેઓ સ્વસ્થ છે

આ ઘોષણાપત્રમાં સ્થળાંતર કરતી પ્રજાતિઓનું જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ મહત્વ ઉપર ભાર મુકાયો છે

આથી આ સંમેલનમાં ભાગ લેનાર દેશોના પ્રતિનિધિઓએ લુપ્ત થતી પ્રજાતિઓના રક્ષણ માટે સર્વગ્રાહિનિતી અપનાવવાનો નિર્ધાર કર્યો છે

આજે બેંગાલુરુમાં હિન્દુ દૈનિક દ્વારા સ્પોન્સર કરાયેલ હડલ ઈવેન્ટનું ઉદઘાટન કરતા તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે ઇન્ટરનેટ અને સોશિયલ મિડિયાએ પત્રકારત્વની વધુ લોકશાહી યુક્ત બનાવ્યું છે ઝડપી સમાચારોના આ યુગમાં પરંપરાગત માધ્યમ એવા દૈનિકોએ પૂર્વગ્રહથી મુક્ત બનીને વાચકોને થોગ્ય સમાચાર પહોંચાડવા પ્રયાસ કરવા જોઇએ

અન્ય રમતવિરોના નામ આ મુજબ છે રવિ દહિયા ગૌરવ બલિયાન અને સત્યવ્રત કડિયાન

પલ્લાનીસામીએ તામ્રપર્ણી કારુમેની નામપીયારુ નદીના જોડાણની યોજના આ વર્ષે અમલમાં મૂકવાની જાહેરાત કરી છે

શેવંતિ અદિથનાર સ્મારકનું ઉદઘાટન કરી રહ્યા હતા

અગાઉની સૂચના મુજબ કાઠમંડુઇન્ડોનેશિયા વિચેતનામ અને મલેશિયાથી વિમાનમાં ભારત આવતા મુસાફરોની સાર્વત્રિક સ્કિનિંગ કરવાની કામગીરી શરૂ થયાની જાણકારી આ બેઠકમાં અપાઇ હતી